વેંકૈયા નાયડુએ ભાર પૂર્વક કહ્યું કે લોકશાહીમાં હિંસા માટે કોઈ સ્થાન નથી

તેમણે દેશને આર્થિકરીતે નવી ઉંચાઈ પર લઈ જવાનો અને મજબૂત સશક્ત સમૃદ્ધ અને સુરક્ષિત ભારત બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો

નાગરિકત્વ સુધારા કાયદો સીએએ વિશે તેમણે જણાવ્યું કે લધુમતી સમુદાય સાથે વર્ષોથી થઈ રહેલો અન્યાય દૂર કરવા અને પડોશી દેશોમાં સતામણીના ભોગ બનેલા લધુમતી સમુદાયના લોકોને આપેલું વચન પુડું કરવા સરકાર નાગરિકતા સુધારા કાયદો લાવી છે તેમણે ઉમેર્થું હતું કે જમ્મુ અને કાશ્મીરમાં સ્વતંત્રતા વખતથી જ સમસ્યા હતી અને તેને કારણે ત્યાં આતંકવાદનો ફેલાવો થયો હતો તેમણે કહ્યું કે ભારતના યુવાઓ એ અભિગમ સાથે આગળ વધી રહ્યા છે અને હવે સર્જીકલ સ્ટ્રાઇક અને હવાઈ ઠ્મલા દ્વારા આતંકવાદ સામે વળતો જવાબ આપે છે પ્રધાનમંત્રીએ જણાવ્યું કે દાયકાઓથી ઉપેક્ષિત એવી ઉત્તર પૂર્વના વિસ્તારોની આકાંક્ષા પૂરી કરવા માટે સરકારને સફળતા મળી છે

વેંકૈયા નાયડુએ યુવાઓને સકારાત્મક દૃષ્ટિકોણ વિકસાવીને નવા ભારતના નિર્માણમાં યોગદાન આપવા અપીલ કરી છે તેમણે કહ્યું કે નવું ભારત ગરીબી ભેદભાવ અસમાનતા અને ભ્રષ્ટાયારથી મુક્ત હશે ગઇ સાંજે હૈદરાબાદ ખાતે યુવા ઉત્કૃષ્ટતા સંસ્થાના દીક્ષાંત સમારંભમાં સંબોધન કરતાં તેમણે યુવાઓને હિંસા અને વિનાશક પરીબળોથી દૂર રહેવા જણાવ્યું તેમણે કહ્યું કે દેશના વિકાસ માટે શાંતિનો માહોલ પહેલી શકત છે

તેમણે બાળકોમાં રચનાત્મકતા અને નવાચાર વિકસિત કરવા માટે શિક્ષણ પદ્ધતિમાં બદલાવ લાવવાની જરૂર પર ભાર મૂક્યો હતો

ન્યાયમૂર્તિ આર ભાનુમતીના નેતૃત્વ હેઠળની ત્રણ ન્યાયાધીશોની પીઠે કહ્યું હતું કે દયાની અરજીનો રાષ્ટ્રપતિ ઝડપથી નિકાલ લાવ્યા તેનો અર્થ તે અંગે વિચાર કરવામાં આવ્યો નથી તેવું માની શકાય નહીં ખંડપીઠે વધુમાં કહ્યું હતું કે અગાઉ આ કેસની સુનાવણી કરીને યુકાદો આપનારી અદાલતના યુકાદા સહિતનું તમામ સંબંધિત સામગ્રી રાષ્ટ્રપતિ સમક્ષ રજૂ કરવામાં આવી હતી અને ત્યારબાદ જ રાષ્ટ્રપતિએ ગુનેગારની દયાની અરજી વિશે વિયારણા કરી હતી સર્વોચ્ય અદાલતે એમ પણ કહ્યું હતું કે ફાંસી પહેલાં ગુનેગારે જેલમાં વેઠેલી કથિત વેદનાઓને દયાની અરજી ઠકરાવી દેવાના નિર્ણયને પડકારવાનો આધાર બનાવી શકાય નહીં ફાંસીની સજા પામેલા મૂકેશે તેની અરજીમાં રાષ્ટ્રપતિના દયાની અરજી ઠકરાવવાના નિર્ણયને સર્વોચ્ય અદાલતમાં પડકાર્યો હતો દરમિયાન આ કેસમાં ફાંસીની સજા પામેલા અન્ય એક ગુનાગાર અક્ષર કુમારે પણ પોતાની સજા માફ કરવા વધુ એક અરજી કરી છે તેના વકીલ એ

સિંગે જણાવ્યું હતું કે સર્વોચ્ય અદાલતના રજીસ્ટારે અરજદારને કેટલાંક વધારાના દસ્તાવેજો રજૂ કરવા કહ્યું છે અને તે જરૂરી દસ્તાવેજોની પૂર્તિ કરવા જઈ રહ્યા છે

શરજીલ ગઇકાલે દિલ્ફી પોલીસની અપરાધ શાખાએ બિહારના જહાનાબાદથી ધરપકડ કરી હતી

ઇમામ પર ઘણા રાજયોમાં રાજદ્રોહ અને અન્ય આરોપો અંતર્ગત ગુના નોંધવામાં આવ્યા છે તેના ઉશ્કેરણીજનક ભાષણના વિડિયો સોશિયસ મિડિથી પર ફરતા થયા છે

આરોગ્ય મંત્રાલયે ચીનનો પ્રવાસ કરનારા તમામ લોકોને પોતાના આરોગ્યનું નિકટતા પૂર્વક નિરીક્ષણ કરવાની પણ સલાહ આપી છે આરોગ્ય મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓએ આજે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના સંબંધિત વિભાગો સાથે આજે વીડિયો કોન્ફરન્સનું આયોજન કર્યું હતું અને નોવેલ કોરોના વાયરસને ફેલાતો રોકવાના અટકાયતી પગલાં તેમજ તૈયારીની સમીક્ષા કરી હતી આરોગ્ય મંત્રાલયના વિશેષ સચિવ સંજીવકુમારે આ વીડિયો કોન્ફન્સનું અધ્યક્ષ પદ સંભાળ્યું હતું દરમ્યાન આયુષ મંત્રાલયે જણાવ્યું છે કે યુનાની દવાઓ કોરોના વાયરસના ચેપના લક્ષણો દૂર કરવામાં મદદરૂપ થઇ શકે તેમ છે

વિશ્વસ્પર્ધા ડાયમંડ લીગ એશિયાઇ સ્પર્ધામાં ભાગ લઈ શક્યા ન હતા

સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આ માહિતી આપતાં જણાવ્યું હતું કે વાવાઝોડા ગ્રસ્ત આ દેશના લોકોના મદદ માટે ભારતીય નૌકાદળે જરૂરી સામગ્રી રવાના કરી છે તેમણે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય આપત્તીની આ ઘડીએ ભારત માડાગાસ્કરની પડખે ઊભું છે

એક ટ્વીટ સંદેશમાં શ્રી મોદીએ આ અકસ્માતને કમનસીબ ગણાવીને અકસ્માતનો ભોગ બનેલા કુટુબિજનો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી છે